સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આ વખતની બેઠકમાં જવાન અને જુનીયર કમીશન્ડ ઓફીસરે પણ પ્રથમવાર ભાગ લીધો હતો આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગરૂપે યોજાયેલી મંત્રણાઓમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મિલિટરી કમાન્ડર્સની સાથે સંરક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓની ટીમે ભાગ લીધો હતો

તેઓ આ પરિયોજના લાભાર્થીઓ સાથે વાતયીત કરશે અને આ ક્ષેત્રમાં હિતધારકોને તેમના ઉત્તમકાર્ય કરવા બદલ પુરસ્કાર આપીને સન્માનિત કરશે

માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું જનઔષધિ અઠવાડિયા તરીકે ભારતમાં ઉજવાય છે

છેલ્લો દિવસ જનઔષધિ દિવસ તરીકે ઉજવાય છે રાષ્ટ્ પતિ જબલપુર દેશના દરેક રાજયની વડી અદાલતોએ મહત્વના કેસોના યુકાદાઓ જે તે પ્રાદેશીક ભાષાઓમાં ઉપલબ્ધ બનાવવા જોઇએ એવી જ રીતે રાજયની વડીઅદાલતોની કાર્યવાહી જે તે રાજયની પ્રાદેશિક ભાષામાં વધુમાં વધુ થાય તે જરૂરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્ય પ્રદેશના જબલપુરમાં રાજય ન્યાયિક અકાદમીમાં યોજાયેલા નિયામકોના અખિલ ભારત સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું તે અગાઉ મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ રાષ્ટ્રપતિ કોવિંદનું જબલપુર હવાઈ મથક પર સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ આવતીકાલે દામોહ જશે અને રાણી દુર્ગાવતીના વિખ્યાત સિંગોરગઢ કિલ્લાના નવીનીકરણ કાર્યનો શુભારંભ કરાવશે જમ્મુ કાશ્મીર કેન્મશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ક્લગામ જીલ્લામાં બે વ્યક્તિઓની પિસ્તોલ અને દારૂગોળા સાથે ધરપકડ કરી છે જેમની ઓળખ મોહમ્મદ ડેનીશ અને નૌશાદ છે બંન્ને ઉત્તરપ્રદેશના બીજનોરના રહેવાસી છે

બંન્ને શંકાસ્પદોની ધરપકડ કરી વાહનને જપ્ત કરવામાં આવ્યું હતું કાઝીઝુંડ પોલીસ સ્ટેશનને કેસ નોંધાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે

અદાલતે કેસોની સુનાવણી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કરવા પ્રાયોગિક ધોરણે વિશેષ યોજના તૈયાર કરી છે તે અનુસાર મંગળવાર બુધવાર અને ગુરૂવારે થાદી પર આવતા કેસોની અને આખરી સુનાવણીના કેસ પક્ષકારોની મર્યાદિત હાજરીમાં મિશ્રિત ધોરણે હાથ ધરાશે જ્યારે સોમ અને શુક્રવાર સહિતના અન્ય તમામ કેસની વીડીઓ કોન્ફરન્સીંગના માધ્યમથી સુનાવણી કરાશે

સ્વાસ્ય્સ અને પરિવાર કલ્યાણ સચિવ રાજેશ ભૂષણ અને નિતી આયોગના સભ્ય ડોકટર વિનોદ કે પોલે હરિયાણા આંધ્રપ્રદેશ ઓડિશા ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને ચંદીગઢના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે જાહેર આરોગ્ય માટે લેવાતા પગલા અને રોગયાળાને કાબુમાં લેવાની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી આ રાજ્યોના કેટલાક જીલ્લાઓમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રાજ્યો અને કેન્તશાસિત પ્રદેશોને પરીક્ષણમાં વધારો કરવા સર્વેલન્સની કામગીરી વધારવા રોગગ્રસ્ત વિસ્તારોમાં નિયંત્રણો વધુ કડક કરવા પર ધ્યાન આપવા રસીકરણ વધારવા અને કોવિડથી બચવાના ઉપાયો પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું

રસીકરણ માટેની માર્ગદર્શક સૂચનાઓ ટૂંક સમયમાં જ જાહેર કરાશે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

આ સ્પર્ધામાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ આગામી જૂન માસમાં ઇંગ્લેન્ડમાં રમાશે રૃષભપંતને મેન ઓફ ધ મેચ અને રવિચંદ્રન અશ્વિનને મેન ઓફ ધ સીરીઝનો પુરસ્કાર અપાયો છે

શ્રી કોવિંદે તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે જે સ્ટેડિયમ પર પહેલી બંન્ને મેચોમાં ભારતે વિજય મેળવ્યો તે સ્ટેડિયમનું ઉદઘાટન કરવા બદલ હું ખુશ છું રાષ્ટ્ર્યપતિએ આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતીય ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરશે તેવી શુભેચ્છા પણ પાઠવી છે

સિંધુએ સ્વીસ ઓપન ટુર્નામેન્ટમાં મહિલાઓની સીંગ્લસના વર્ગની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે

દરમિયાન પુરૂષોની સીંગ્લસ સ્પર્ધામાં ભૂતપૂર્વ ચેમ્પિયન ભારતના કીદામ્બી શ્રીકાંતનો સેમિફાઇનલમાં ડેન્માર્કના એક્ઝેલ્સન સાથે મુકાબલો થશે પૂરૂષો માટેની ડબલ્સ સ્પર્ધામાં પણ ભારતના સાત્વિક સાંઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી આજે સેમીફાઇનલમાં ડેન્માર્કના કીમ એસ્ પ અને એન્ડર્સ સ્કેરપ રાસ્મુસેનની જોડી સાથે મુકાબલો થશે હોકી યુરોપીયન હોકી મેચોની શ્રેણીમાં બેલ્જીયમના એન્ટવર્પમાં ભારત અને બ્રીટનની પુરૂષોની હોકી ટીમ વચ્ચે આજે મુકાબલો થશે

વાહન એરબેગ કેન્દ્ર સરકારે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા ડ્રાયવર ઉપરાંત વાહનમાં આગળની સીટ ઉપર બેસનાર માટે પણ એરબેગ ફરજીયાત બનાવી છે આગામી પહેલી એપ્રિલ અને ત્યારપછી બનનાર નવા વાહનો માટે આ નિયમ લાગુ કરાશે

ભીષણ અકસ્માત વખતે ડ્રાયવરની બાજુની અને આગળની સીટ ઉપર બેસનાર મુસાફર માટે એરબેગ ન હોય તો ખતરો વધી જાય છે